પ્રાદેશિક સમાયાર જયેશ વેગડા વાંચે છે

રાજ્યની વડી અદાલતના હીરક જયંતિ સમારીહમાં સંબોધન કર્યું

અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની યૂંટણી માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે

આ તકે તેમણે જણાવ્યું કે ભારતીય ન્યાયતંત્રે દેશના બંધારણનું હંમેશા સકારાત્મક અર્થઘટન કર્યુ છે એટલું જ નહી પણ તેને વધુ મજબુત કર્યું છે શ્રી મોદીએ વધુમાં કહયું કે દેશના નાગરીકોના અધિકારોનું અથવા દેશહિતનું રક્ષણ કરવાનું હોય ત્યારે ન્યાયતંત્રે પોતાની ફરજ બજાવી છે દેશભરની અઢાર હજાર અદાલતોને ઇન્ટરનેટથી જોડવામાં આવી છે અને તેમના દ્વારા યુકાદાઓ ઓનલાઇન માધ્યમથી અપાઇ રહયાં છે જેથી ન્યાય પ્રક્રિયામાં સરળતા વધી છે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

મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉભા છે તે ચિત્ર મંગળવારે સાંજે સ્પષ્ટ થશે

યૂંટણી સઘન ચેકીંગ આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાની યૂંટણીને ધ્યાનમાં લઇ વહીવટી તંત્રની સાથે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે

અમારા બોટાદના પ્રતિનિધિ જણાવે છે કે બોટાદ જીલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની યુંટણીને લઈ જીલ્લાના મુખ્ય માર્ગો ઉપર પોલીસ વિભાગ દ્વારા કુલ ક ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે

જે તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નહીં હોવાથી ડાંગ જિલ્લો કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે

દરમિયાન જિલ્લામાં બે દિવસમાં સત્તરસો થી વધુ કોરોના વોરીયર્સનું રસીકરણ કરવામાં આવ્યું હતું

પંચમહાલ જિલ્લામાં પણ ગઇકાલે એક પણ નવો કેસ નોંધાયો નથી

છોટા ઉદેપુર જિલ્લામાં ગઇકાલે એક નવો કોરોનાનો કેસ નોંધાથો છે જિલ્લામાં હાલ છ એકટીવ કેસ હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે

મહારાષ્ટ્ર ના નાસિકના પ્રભારી મંત્રી છગન ભૂજબળે આ માહિતી આપી શુક્રવારે નાસિકમાં મળેલી આ પરિયોજનાની સમીક્ષા બેઠકમાં તેમણે જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરવાની અધિકારીઓને સૂચના આપી હતી ભારતમાલા પરિયોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજીત આ યોજના હેઠળ ચાર રાજ્યોનાં મુખ્ય શહેરોને જોડતા યારમાર્ગી રસ્તા બનાવાશે અને આ તમામ શહેરો વચ્ચેનો સંપર્ક વધુ સુધારાશે કેન્દ્રના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા આ સુરત યેન્નાઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોરીડોર વિકસાવવાનો નિર્ણય કરાયો છે

કબૂતર મોત અમદાવાદના નારોલ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી કબૂતરીના મોત થતા પશુપાલન વિભાગે કબૂતરોના બે સેમ્પલ ભોપાલ લેબમાં તપાસ અર્થે મોકલ્યા હતા જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કબૂતરના મોતને પગલે બર્ડ ફ્લૂની દહેશત હતી તે હવે દૂર થઈ છે રિપોર્ટ નેગેટિવ આવતા પક્ષીઓનું પોસ્ટમોર્ટમ કરાશે અને સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવશે

પશુપાલન વિભાગને જાણ થતા ઘટનાસ્થળે સેનેટાઈઝ અને ફોગિંગની કામગીરી હાથ ધરાઈ હતી હવામાન રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણાં વિસ્તારોમાં લધુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો